આ રોગયાળામાં દુર્ભાગ્યે જાનહાનિ પામેલા લોકો પ્રત્યે દિલાસો પાઠવીને વડાપ્રધાને આ સ્થિતિને પહોંચી વળવા માટે ભારતના સક્રિય સહકારની ખાતરી આપી છે

હોંગકોંગ અને ચીન ઉપરાંત સિંગાપોર તથા થાઇલેન્ડ તરફથી આવતી ફ્લાઇટોના ઉતારુઓનું સ્ક્રીમિંગ જારી છે

આ સ્થિતિને પહોંચી વળવા માટે રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય તમામ શક્ય સહાયતા પહોંચાડી રહ્યું છે સ્થિતિને નિયંત્રણમાં રાખવા માટે તૈયાર સામગ્રી તથા અટકાવ પ્રવૃત્તિઓ અગ્રતાક્રમના ધોરણે હાથ ધરવામાં આવી રહી છે અને કોઈ પણ સંભવિતતાને પહોંચી વળવા તમામ રાજ્યોની ટીમો સજ્જ છે એમ સૂત્રોએ જણાવ્યું

ચીનની સરકારે રોગયાળાને કાબૂમાં લેવા માટે આ શહેરોને લોક ડાઉન કર્યા બાદ મલેશિયાએ આ પગલું ભર્યું છે

નાયબ વડાપ્રધાન વાન અઝિઝાહ વાન ઇસ્માઇલે જણાવ્યું કે ચીને શીજિયાંગનાં પાંચ તથા જિયાંગસુનાં બે શહેરોને પણ લોક ડાઉન કર્યા તેથી મલેશિયાએ તે શહેરોનો સમાવેશ કર્યો છે મલેશિયાએ ગત તા

ઉદ્યોગસાહસિકતા તથા ડિજિટલ ઇન્ડિયાની દિશામાં નવીનતમ પગલાંથી નવા ભારતનો ખ્યાલ સંપૂર્ણ સફળ થશે આ માટે સરકાર ઈઝ ઓફ ડુઇંગ બિઝનેસ ના ખ્યાલ સાથે પગલાં લેશે

શ્રી મોદીએ એક ટ્વીટ સંદેશામાં લોકોને ઉપર પોતાના વિયારો મોકલવાનું આગ્રહ કર્યો છે

લોકો નમો એપ ઓપન ફોરમ અથવા માઇ જીઓવી પર પણ લખી શકે છે

ઉત્તર કાશ્મીરના કુપવારા તથા બિરામુલ્લા જિલ્લાઓ અંકુશરેખાની વધારે નજીકમાં હોવાથી આ જિલ્લાઓમાં સૌપ્રથમ આવાં આશ્રયસ્થાનો બનશે કાશ્મીરના વિભાગીય કમિશનર બશીર એહમદ ખાનના જણાવ્યાનુસાર આ જિલ્લાઓ સરહદી વિસ્તારો હોવાથી ત્યાં સૌથી વધારે જોખમ છે

અગાઉ બાંદીપોરા જિલ્લામાં આટલી જ સંખ્યામાં કોમ્યુનિટી બંકરોની મંજૂરી મળી હતી

પોલીસ પ્રવક્તાએ જણાવ્યું કે પ્રતિબંધિત મુક્તિમોરયાનાં જૂથી દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં ખીણવિસ્તારમાં હિંસાને ઉશ્કેરણી થાય તથા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળે તેવો પ્રયાસ કરાયો હતો

પોલીસ પ્રવક્તાએ જણાવ્યું કે હિઝબુલ મુજાહિદ્દીનના આતંકીઓને બુડગામ વિસ્તારમાં આતંકી પ્રવૃત્તિઓ કરવા માટે આ લોકો તેમના સાગરીત તરીકે કામ કરતા હતા તેમની પાસેથી હથિયારો તથા દારૂગોળા સહિતની ગુનાઇત સામગ્રી કબ્જે લેવાઈ છે અને કેસ નોંધાયો છે

શ્રી નાયડુએ પોતાના ટૃવીટ સંદેશામાં કહ્યું છે કે શ્રી પરમેશ્વરન અત્યંત પ્રખર લેખક સંશોધનકર્તા અને ભારતીય ચિંતન તથા ફિલોસોફીમાં મૂર્તરૂપ આપનારા હતાં

શ્રી નાયડુએ કહ્યું કે શ્રી પરમેશ્વર દેશના મહાન સપૂત હતાં

હોર્નબિલ શિંગડા જેવી ચાંચવાળું એક પક્ષી છે તેલિયામુરાના બારામુરા ઇકોપાર્ક ખાતે શરૂ થયેલા આ ઉત્સવનો હેતુ હોર્નબિલ અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવાનો અને પરિસ્થિતિ વિજ્ઞાન એટલે કે ઇકોલોજીની સુરક્ષા માટેનો છે ત્રિપુરાના મુખ્યમંત્રીશ્રી દેવે જણાવ્યું કે આ ઉત્સવથી પક્ષીપ્રેમીઓને તથા પ્રકૃતિપ્રેમીઓને માત્ર પ્રોત્સાહન જ નહીં મળે બલકે તેનાથી હોર્નબિલ પક્ષીઓ પ્રત્યે લોકોમાં જાગૃતિ ફેલાશે અને તેનાથી રાજ્યનું ઇકો ટુરિઝમ ક્ષેત્ર પણ આગળ ધપશે